એન જી ટર્મીનલોની સંખ્યા વધારવા કામ કરી રહી છે

આ નિર્ણયથી શરૂ ઉદ્યોગમાં વૈવિધ્યપૂર્ણતા લાવવાને પ્રોત્સાહન મળશે

નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી વૈકેયા નાયડ઼ના હસ્તે મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીને આ એવોર્ડ એનાયત કરાયો છે આ એવોર્ડ સ્વીકારતા મુખ્યમંત્રીએ રાજ્યના સામાજીક આર્થિક સમાંતર વિકાસની ભૂમિકા આપી હતી

મી

જેને ધ્યાણને લઇને આગામી રવિ તથા ઉનાળુ ઋતુમાં પુરતા પ્રમાણમાં પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થાય તે ફેતુથી ખેતીવાડી શાખા જીલ્લાત પંચાયત દ્વારા રૂ

જે ખેડૂતો પિયતની સુવિધા ધરાવતા જોય તે ખેડૂતોને વિનામૂલ્ચેલ ધાસચારા કિટ મેળવવા માંગતા ફોય તેઓએ ગ્રામસેવકનો સંપર્ક કરી કિટ મેળવવા અંગે નોંધણી કરાવવા જિલ્લાે ખેતીવાડી અધિકારી જિલ્લાક પંચાયત કચ્છે દ્વારા અનુરોધ કરાયો છે દરમિયાન કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મજબ પંજાબથી ઘઉંની પરળ કે જે ઘાસચારા માટે ઉપયોગી થઈ શકે તેમ છે તેની ખરીદી માટે સાત કરોડ કીલો ઘાસની જરૂરિયાતને લઈને કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહીર સાથે ગુજરાતના ક્રષિ મહેસલ વિભાગની ટીમ પંજાબ રવાના થઈ હોવાના અહેવાલ છે

કેન્દ્રીયમંત્રી મંડળે પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કરતારપુર કોરીડોર વિકસાવવાનો નિર્ણય લીધો છે આના કારણે પંજાબના શીખ ભાવિકોને પાકિસ્તાન ખાતેના ગુરૂદ્વારા દરબાર સાહિબ સુધી વર્ષ દરમિયાન જવાઆવવામાં સરળતા મળી રહેશે